મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની પ્રક્રિયા પૂરી થઇ નાણાકીય કાર્યદળના એશિયા પેસેફિક જૂથે જણાવ્યું છે કે સલામતિ સમિતિના ઠરાવ ફેઠળ હાફીઝ સઇદ અને અન્ય ત્રાસવાદીઓ સામેની પૂરતી કાર્યવાહી પાકિસ્તાને કરી નથી

કાળા નાણાં સામે કાર્યવાહી માટે આ ખૂબ જ મહત્વની કાર્યવાહી થઇ છે

ભારતને આ પ્રથમવાર માહીતી અપાઇ છે

હવે આગામી વર્ષે સપ્ટેમ્બરમાં બીજી માહીતી સ્વીસબેન્ક આપશે

આગામી અપ્રિલ માસથી દિલ્હીમાં ભારત છ ધોરણોનાં વાહનો મળી રહેશે શ્રી જાવડેકરે કહ્યું કે સરકારે પ્રદૂષણ નિયંત્રણનાં ઘણા પગલાં લીધાં છે અને દિલ્હીમાં પ્રદૃષણ નિયંત્રણ આવરી લીધું છે તેમણે કહ્યું કે મોટર વાહનધારા હેઠળ હવે ફટાકડાઓમાં સુધારેલા હરીત ફટાકડા પર ભાર મૂક્યો છે

સર્વોચ્ય અદાલતે કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયને પક્ષકાર તરીકે રાખવાનો આદેશ આપ્યો છે

દરમિયાન મહારાષ્ટ્ર સરકારના વકીલ તુષાર મહેતાએ હવે પછી વૃક્ષ કપાશે નહિ તેવી ખાતરી અદાલતને આપી છે તેમણે કહ્યું કે વૃક્ષ કાપવાનો વિરોધ કરનાર અને ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને અશોક ભુષણની બનેલી બેન્ચે કાયદા શાખાના એક વિદ્યાર્થી દ્વારા કરાયેલી અરજીને પગલે વૃક્ષ કાપવાના કેસની સુનવણી આજે હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે મેટ્રો રેલ કારશેડ બાંધવા માટે મહારાષ્ટ્ર સરકારે આરે કોલોનીમાં વૃક્ષો કાપવાની શરૂઆત કરતાં પર્યાવરણ પ્રેમીઓએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો

તેમાં જમીન મકાન થાપણોનો સમાવેશ થાથ છે તેમાં મુકેશ મોદી વિરેન્દ્ર મોદી અને રીદ્વિ સિદ્વિ જૂથના મહેન્દ્ર ટાંક સૌરભ ટાંક અને અન્યની સંપત્તિનો સમાવેશ થાય છે

સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું કે બપોર બાદ યાર વાગે ભારતીય યોકીઓ અને દેંગવર નજીકના રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કરાયા હતા ભારતીય દળોએ તેનો વળતો જવાબ આપ્યો હતો ભારતીય પક્ષે કોઇ જાનહાની કે નુકસાનના સમાચાર નથી

તેના કારણે રોગયાળો ફાટી નીકળે તેવી સંભાવના છે

કેન્દ્ર અને રાજય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટુકડીઓ ગોઠવી છે

તેઓ રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોન સાથે આવતીકાલે મંત્રણા કરશે ત્યારબાદ તેઓ મેરીગનેક ખાતે રાફેલ યુદ્ધવિમાન વિધીવત સોંપવાના સમારંભમાં ઉપસ્થિત રહેશે તથા દશેરા નિમિત્તે રાફેલ વિમાનનું શસ્ત્રપૂજન કરશે શ્રી રાજનાથસિંહ ફાંસના સંરક્ષણ ઉદ્યોગોના સીઈઓને સંબોધન કરશે તથા તેમને મેઈક ઈન ઈન્ઠિયામા સહભાગી થવાનું અને આવતા વર્ષે ફેબ્રઆરીમાં લખનૌ ખાતે યોજાનાર સંરક્ષણ પ્રદર્શન ડિફેન્સએક્સ્પોમાં ભાગ લેવા આમંત્રણ આપે તેવી સંભાવના છે

એશિયા પેસિફિક જૂથના તાજેતરના અહેવાલ અનુસાર પાકિસ્તાન માટે આ એક ટિકા સમાન છે તેણે પાકિસ્તાનને આતંકવાદને નાણાકીય સહાયતા અને તે માટેના મની લોન્ડરિંગ અને તેને સમજવા માટે થોગ્ય પગલાં લેવા અને આતંકવાદ સામે લડવા માટેનો દ્રષ્ટિકોણ અપનાવવા કહ્યું છે

આ મહિનાના અંતે પેરિસમાં પાકિસ્તાન મામલાની સમીક્ષા કરવામાં આવશે

મહિષાસુરને મારનાર દુર્ગા માતાની આજે ખાસ પુજા અર્ચના કરાય છે એવી જ રીતે દુર્ગા માતા મંદિરોમાં ખાસ પૂજા ભજન અને કિર્તનોનું આથોજન કરવામાં આવ્યા છે કોલકાતામાં ઠેરઠેર મંડપી સજાવવામાં આવ્યા છે પોલીસે ગુગલમેપ સાથેની સમજૂતી કરીને ટ્રાફિક વ્યવસ્થા તથા મંડળોની માફીતી પૂરી પાડી છે દૂર્ગાપૂજામાં આ વર્ષે બાલાકોટ ફમલા સ્વચ્છતા જળસંરક્ષણ પર્યાવરણ જાળવણી પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા જેવા વિષયો મંડપોમાં રજૂ કરાથા છે આસામમાં અંદાજે પાંચ હજાર જેટલા પૂજા મંડપ ઉભા કરાથા છે અને તેમાં સ્વચ્છતા અને એકવાર વપરાસી પ્લાસ્ટીકના વિષયો પર ભાર મૂકાયો છે

ભુવનેશ્વર કડક સહિત ઘણા શહેરોમાં મંડળો ઉભા કરાયા છે અને તેને દર વર્ષની જેમ આ વર્ષે પણ શણગારવામાં આવ્યા છે રોશનીના ઝળઝળાટ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થઇ રહ્યા છે

ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું છે કે મા સિધ્ધદાત્રી સૌનું કલ્યાણ કરે તે માટે પ્રાર્થના કરૂં છું

પૂર્વ સંધ્યાએ આપેલા સંદેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે આસુરી તત્વના વિનાશનું પર્વ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે